તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે કોલ્ડયેઇન બની ગઇ છે સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ અપાઇ ગે

મુખ્યમંત્રીશ્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન ખાતમૂર્ફત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી

કે જનરલ હોસ્પિટલ ભુજને આપવામાં આવ્યું આ અંગે વિગત અપાતા કરછ જીલ્લા શિક્ષણ નિરિક્ષક શ્રી વસંત તેરૈયા

આયોજકોની યાદીમાં જણાવાયું છે જાગતિ વકીલ ઠંડીલા ઠાર સાથે કરછમાં આજે ધુમ્મસભર્યા વાતાવરણ વચે હજુ પાંચ દિવસ કોલ્વેવ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે